પ્રધાનમંત્રી આજે એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે વલસાડ જિલ્લાના જુજવા ગામે જાહેર સભાને સંબોધી તે પ્રસંગે આ મુજબ જણાવ્યું હતું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે સાંજે ગાંધીનગરમાં ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીના ચતુર્થ પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમાં દીક્ષાંત પ્રવચન આપ્યું હતું

ત્રણ મહિનાથી તેઓ કીડની ટ્રાન્સપ્લાન્ટના કારણે અસ્વસ્થ હતા તેમની જગ્યાએ કેન્દ્રીય મત્રો પિયુષ ગોયલ તેમનું કામકાજ સંભાળી રહયા હતા

ચાર દિવસ સુધો ચાલનારા સાહિત્ય મહોત્સવના આરંભે સ્વગસ્થ ભારતીય પ્રધાનમંત્રો અટલ બિહારી વાજપાયીને શ્રઘ્ધાંજલી અર્પવામાં આવી હતી જેમને વાર્ષિક કાર્યક્રમમાં એનિમેટેડ શલી દવારા તેમની કવિતાઓના પઠન દવારા સ્મરણાંજલિ આપવામાં આવી હતી

કોર્ટે જિલ્લા ન્યાયાધિશોને આ બધાને લગતી ફરીયાદોની તપાસ કરવા અન તેનો રીપોર્ટ હાઈકોર્ટને સાઁપવાનો આદેશ આપ્યો છે સર્વોચ્ચ અદાલતે તને જાહેર હિતની અરજી એટલે કે પો આઈ એલ માનવાનો પણ આદશ બધા મંદિરો મસ્જિદ ચચ અને બીજી ધાર્મિક ચેરીટેબલ ઉપર લાગ્ થશે

આર આઈ

આઈ ઓ અને ફાઉન્ડેશનો જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી મુખ્યમંત્રો રાહત કોષમાં તેમના યોગદાનનું રવાગત છે વિદેશમંત્રાલય ના પ્રવકતા રવિશકુમારે ભયાનક પ્ર બાદ વિદેશી સરકારો સહિત અનેક દેશો તરફથી રાહત અને પૂનઃ વસન સહાયતા બદલ કેન્દ્ર સરકાર પ્રશંસા અને આભાર વ્યકત કરે છે

આ આંકડાને ઘટાડવા નેશનલ હેલ્થ મિશન દવારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે

આ એમ્બ્યુલન્સ ઈમરજન્સી સાધનોથી સજજ રહેશે

લાખોંદ નજીક સરહદ ડેરીમા કેમલ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત થવા જઈ કહયા છે આ પ્લાન્ટ શરૂ થવાથી અમુલમાં હવે નવી વેરાઈટીનો ઉમેરો થવા થઈ રહયો છ

હવે અન્ય દૂધની જેમ અમુલ કેમલ મિલ્ક બજારમાં વેંચાતું જોવા મળશે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દવારા કેમલના મિલ્કના માર્કેટીગ માટ મંજૂરી આપવામા આવી છે રાજય સરકાર દવારા કેમલ મિલ્કના પ્રોસેસિંગ પ્લાન્ટ માટે ર કરોડ રૂપિયા વધુ ગ્રાન્ટ સરહદ ડેરીને ફાળવવામાં આવી છે કચ્છની સરહદ ડેરી ખાત ઉંટના દુધનું પ્રોસેસીગ અને પેકેજોંગ સહિતની કામગીરી કરવામાં આવશે

દરમિયાન રાજયમાં આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં વરસાદી સીસ્ટમ બનતા સારો વરસાદ પડશે

આજ સુધીમાં જૂનાગઢ જામનગર દ્વારકા કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે